આજે દેશ અને રાજયની સાથે જિલ્લામાં પણ બંધારણ દિવસની ઉજવણી કરાઈ હતી જે અંતર્ગત ગાંધીધામ ખાતે આજે ઓસ્લો સર્કલ પાસે આવેલ બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરાયુ હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ઉપરાંત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત સત્રને કરેલુ સંબોધન સૌએ નિફાળ્યુ હતું તો રાપર ખાતે મામલતદાર એય

પ્રજાપતિઅધિકારીઓકર્મચારીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી રાપરનોજ શહેરી વિસ્તાર વિકાસ તંત્રની કચેરીતાલુકા પંચાયત કચેરીપોલીસ મથક સહિત વિવિધ સરકારી કચેરીઓમાં સંવિધાન દિવસ નિમિતે શપથ લેવામાં આવ્યા હતા કલ્પના શાહ ઘાસચારા વાવેતર પ્રોજેક્ટ ભવિષ્યમાં જો દુષ્કાળ પડે તો તે સ્થિતિને પર્ણેયી વળવા અમદાવાદના કચ્છી સમાજ અને કચ્છ ડેવલપમેન્ટ કાઉન્સીલ દ્રારા કચ્છના ગામે ગામ ધાસના વાવેતરનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત ધાસનું વાવેતર કરવા ઈચ્છતા લોકોને વગર વ્યાજની લોન આપવામાં આવશે

આ યોજનાઓના કારણે ધાસનો જથ્થો દુષ્કાળના વર્ષમાં કામ લાગી શકે તેવુ આયોજન કરવાની નેમ વ્યક્ત કરાઈ હતી કલ્પના શાહ એપ્રેન્ટીસશીપ યોજના કચ્છ જિલ્લામાં આવેલા જુદા જુદા ખાનગી ઔદ્યોગિક એકમોમાં જુદા જુદા વ્યવસાયો ટ્રેડ માં રોજગાર અને તાલીમ ખાતા દ્વારા મુખ્યમંત્રી એપ્રેટિસશીપ યોજના હેઠળએપ્રેટિસોની ભરતી કરવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીધામ દ્વારા તા

ટી આઈ પાસ અને તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં જરૂરી પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહી શકશે

જાહેરનામુ જિલ્લાના શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં મોટે ભાગે કેબલ ઓપરેટર્સ દ્રારા કેબલ ખેંચવા માટે વીજપોલનો ઉપયોગ કરાતો હોવાથી પીજીવીસીએલ દ્રારા આ ગેરકૃત્ય ન કરવા અનેકવાર તાકીદ કરાઈ હતી તમ છતા આ પ્રવૃતિ યાલુ હોવાથી અને તે દ્રારા અકસ્માત થવાની સંભાવનાઓ વધી જવાથી જિલ્લા કલેક્ટરે આ દિશામાં જાહેરનામું બહાર પાડીને મનાઈ ફરમાવી છે કેબલ ટીવી ઓપરેટર્સ દ્રારા કોઈપણ પ્રકારની મંજુરી લીધા વિના વીજ જોડાણો કે વીજથાંભલાનો ઉપયોગ કરીને ટીવી કેબલ કે ઈન્ટરનેટ જોડાણ આપવાની બાબતને ગંભીરતાથી લઈ તેને ફોજદારી ગુનો ગણવા જાહેરનામામાં તાકીદ કરાઈ છે

આ સંસ્થા દ્રારા સમગ્ર દેશમાં આવતીકાલે અંગદાન દેહદાન જાગરૂકતાના રાષ્ટ્રવ્યાપી કેમ્પનું આયોજન કરાશે

માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નિશાંકે આજે લોકસભામાં લેખિતમાં આ માહિતી આપી હતી

જેથી જમીન સંપાદનમાં વધારે સમસ્યા ન આવે